વિધાનસભામાં આજે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી શ્રી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોના રવિ પાકને ધ્યાનમાં રાખીને વધારે દિવસ માટે પાણી છોડવાનો નિર્ણય કરાયો છે તેમણે કહ્યું કે આ પાણી દ્વારા તળાવો ભરીને પશુઓ માટે પણ ઉપયોગમાં લઈ શકાશે આ અંગે પત્રકારોને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો અને ધારાસભ્યોના માગણીને ધ્યાનમાં રાખીને તેમણે આજે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી જ્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે દરમિયાન વિરોધ પક્ષની ગેર હાજરી વચ્ચે વિધાનસભાના આજના સત્રનો પ્રારંભ થયો આજે મળેલી પહેલી બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગમાં મંત્રી પરિષદ ચૂંટણી અને સામાન્ય વહીવટ વિભાગ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગમાં શહેરી આવાસ અને નદી જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની માંગણી પર ચર્ચા હાથ ધરાઇ હતી બપોર બાદ થનારી બીજી બેઠકમાં પ્રશ્નોતરી અને ફૃષિ કલ્યાણ તથા સહકાર વિભાગ અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણ ગ્રામ્ય વિકાસ વિભાગ અને બંદરો તથા વાહન વ્યવહાર વિભાગની પાર માંગણી પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે ઇ વ્હીકલ મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યુ છે કે ઇલેકટ્રીક વ્હીકલ એ ભારતનુ ભવિષ્ય છે અને આબોહવા પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા નાગરિકોએ ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ કરવો જોઇએ તેમણે કહ્યુ કે તેમની સરકાર ઇલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે

ઇલેકટ્રીક વ્હીકલનો આ પ્લાન્ટ અમદાવાદ જિલ્લાના યાંગોદર ખાતે શરૂ કરાશે આ પ્રસંગે અમદાવાદના મેથર બિજલબેન પટેલે જણાવ્યુ હતું કે અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં ઇલેકટ્રીક બસ ઇ બાઇક જેવા કેટલાક પગલા લીધા છે પશ્ચિમ રેલ્વે અમદાવાદ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગ દ્વારા કોરોના વાયરસના કારણે લોકોની અવરજવર ઓછી કરવા માટે બધાજ મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ દર દસ રૂપિયાથી વધારીને આજે રાત્રે બાર વાગ્યા પછી પચાસ રૂપિયા કરવામાં આવશે પશ્ચિમ રેલ્વેના સત્તાવાર યાદીમાં આ માહિતી આપવામાં આવી છે કોરોના તંત્ર કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઈને લોકો વચ્ચે જાગૃતિ કેળવવામાં આવી રહી છે

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો સુધી કોરોના વાઈરસને લઇને લોક જાગૃતિના સંદેશાઓ તેમજ જાણકારી પહોંચાડવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ઠેર ઠેર ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે

ઇન્જિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંયાલિત ત્રણ આરોગ્ય વિભાગો દ્વારા કોરોનાના ખતરાને ટાળવા અને લોકોમાં ભય ન ફેલાય તે માટે દરેક વિભાગમાં અલંગના શ્રમિકો અને અન્ય લોકોને માહતિગાર કરાયા છે

ટી વર્કશોપ ખેડા જિલ્લામાં કોરોના વાયરસ વિશેની જાણકારી આપવા માટે એસ ટી વર્કશોપ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડના નડિયાદ ખેડા વિભાગ દ્વારા કોરોના વાયરસ વિશે મુસાફરોમાં તેમજ કન્ડકટર ડ્રાઇવરમાં જાગૃતતા આવે તે હેતુથી નડિયાદ વિભાગની સાતસો અક્રાણું એસ ટી બસોને સાફ સફાઇ તેમજ સ્પ્રે છાંટવાની કામગીરી કરવામાં આવી હતી આ વર્કશોપમાં હાથ કઇ રીતે ધોવા તેની પ્રેકટીકલ માહિતી આપવામાં આવી હતી

જિલ્લા પંયાયત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યુ હતું કે કોરોનના ખતરાને પહોંચી વળવા આરોગ્ય વિભાગ સજ્જ છે જીલ્લાની જી

તેમણે કહ્યું કે માસ્કનું કાળાબજાર એ દંડપાત્ર ગુનો છે જો આવી રીતે વેયાણ થતું હોય તો તેની ખાસ ટીમો દ્વારા તપાસ કરાવશે

દ મણ ઘરવેરો દમણ નગરપાલિકા વિસ્તારમાં ઘરવેરામાં વધારો કરવામાં આવ્યો છે

રેટ રાખવામાં આવ્યો છે જે લોકોને ઘરવેરા બાબત વાંધો છે તે નગર પાલિકામાં લેખિત અરજી પણ કરી શકેછે અને ઓનલાઇન પણ સુવિધા છે